રૂપાણી સરકારે ગુંડાગીરી ને નેસ્તનાબુદ કરવા માટે ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એકટીવિટીઝ પ્રિવેન્શન એકટ નામનો કાયદો વટહુકમ વડે લાગુ કરવાનો નિર્ણય કર્યો છે

ગુંડા તત્વોની મિલકત ટાંચમાં લેવાની સત્તા જિલ્લા મેજિસ્ટ્રેટને અપાશે દારૂનો વેપાર જુગાર ગાયોની કતલ નશાનો વેપાર અનૈતિક માનવ વેપાર બનાવટી દવાનું વેચાણ વ્યાજખોરી અપહરણ ગેરકાયદેસર હથિયારો રાખવા જેવી બદીઓને ડામવા કડક જોગવાઇઓ સૂચિત કાયદા માં સામેલ કરાશે ગુંડા ધારા હેઠળ જે વ્યકિત સાક્ષી બનશે તેને પુરેપુરૃ રક્ષણ આપવા સાથે સાક્ષીની ઓળખ સરનામું ગુપ્ત રાખવાની જોગવાઈ નવા કાયદા માં રખાશે બેન્કોમાંથી ધિરાણ લેનારા દેવાદારોને વ્યાજમાફી આપી શકાય તેમ નથી કેન્દ્ર સરકાર દ્વારા ગઇકાલે સર્વોચ્ય અદાલતમાં ધિરાણ પર વ્યાજ માફી અંગેની અરજીના જવાબમાં આ મુજબ જણાવવામાં આવ્યું છે કેન્દ્ર સરકારના સોલીસીટર જનરલ તુષાર મહેતાએ ન્યાયમૂર્તિ અશોક ભૂષણની આગેવાની હેઠળની ખંડપીઠ સમક્ષ જણાવ્યું હતું કે ધિરાણ પરત યૂકવવાની મુદત બે વરસ સુધી આગળ ધપાવી શકાય છે પરંતુ માફી કરી શકાય નહીં

તેમાં બેન્કીંગ ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે બેન્કોને નો ધિરાણ પરનું વ્યાજ માફ કરવાનું કહેવામાં આવે તો તેમને પણ મોટું નુકસાન થઈ શકે તેમ છે આ કેસની વધુ સુનાવણી આજે કરવામાં આવશે કોરોના કારણે સરકારે નાના મોટા તમામ દેવાદારોને ધિરાણના હપ્તા કે વ્યાજ ગયા માર્ચથી મે એ ત્રણ મહિના સુધી યૂકવવાનું મોકુફ રાખવાની જાહેરાત કરી હતી રાજકોટ શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે આરોગ્ય સચિવ જયંતિ રવિ ગઇકાલથી પાંચ દિવસ રાજકોટની મુલાકાતે છે

શ્રીમતી જયંતિ રવિચે રાજકોટ હોસ્પીટલમાં તબીબો અને આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી તેમણે જણાવ્યુ હતુ કે સરકારની માર્ગદર્શિકા કરતા જે હોસ્પીટલો વધુ રૂપિયા વસૂલી રહી છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે રાજકોટમાં મૃત્યુદર ઘટાડવા અને એકપણ મોત ન થાયે એ પ્રકારના સરકારના પ્રયાસો છે

જરૂરી સાધનો વેન્ટીલેટર દવા સહિતની તમામ વસ્તુ પૂરી પાડવામાં આવી રહી છે

રાજકોટ સિવીલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજ ને કોરોના પોજીટીવ આવતા તેઓ રાજકોટ સિવિલ હોસ્પિટલ માં દાખલ થયા હતા

જો કોઈ વ્યક્તિને કોરોના પોઝીટીવઆવે તો તેણે સારવાર માટે સરકારી હોસ્પિટલમાં સારવારને પ્રાથમિકતા આપવી જોઈએ રાજ્ય સરકારદ્વારા ઉત્તમોત્તમ સારવાર આપવામાં આવી રહી હોવાનું શ્રી ભારદ્વાજે ઉમેર્યું હતું

છેલ્લા સો વર્ષમાં માત્ર ચોથી વાર ઓગસ્ટ મહિનામાં મન મૂકીને વરસ્યા પછી મેઘરાજા આજથી સમગ્ર રાજ્યમાં ચાર પાંચ દિવસ વિરામ લેશે તેવી શક્યતા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જોકે આ વખતે બંગાળના અખાતમાં વરસાદી હવામાન વારંવાર ઊભું થઈ રહ્યું હોવાથી વરસાદનું પ્રમાણ વધારે રહ્યું છે દરમિયાન હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે હજી વધુ એક વરસાદી હવામાન હાલ ગુજરાત તરફ આવી રહ્યું હોવાથી આવતીકાલે અને શુક્રવારે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છિં રાજ્યના ક઼ષિ વિભાગે ખેડૂતોને ખેતરમાં ભરાયેલા વરસાદી પાણીનો સત્વરે નિકાલ કરવાની સલાહ આપી છે જેથી ઊભા પાકમાં કૂગથી થતા મૂળખાઈ કે સડાને રોકી શકાય ખેતરમાંથી પાણી નીતરી ગયા પછી કુગનાશક મેન્કોઝેબ કે કાર્બેન્ડેઝીમ જેવી દવાઓનો છોડના થડમાં છંટકાવ કરવાની સલાહ પણ અપાઈ છે આજે ભાદરવી પૂનમ છે નવરાત્રિની જેમ જ ભાદરવી પૂનમે આદ્યશક્તિ મા અંબાના વિશેષ પૂજન અર્ચનનો મહિમા છે

દરમિયાન આજથી શ્રાદ્વ પક્ષનો પણ પ્રારંભ થઈ ચૂક્યો છે શાસ્ત્રો મુજબ શ્રાદ્ધ પર્વ પિતૃ ઋણમાંથી મુક્ત થવાનો શ્રેષ્ઠ અવસર છે શ્રાદ્ધમાં દૂધપાક ખીરનું ભોજન બનાવવાનો વિશેષ યલણ છે શ્રાદ્વમાં કાગડાઓને કાગવાસ ચકલાઓને ચણ ગાય ક્રદરાને ભોજન અને બ્રાહ્મણ ગરીબોને દાન દક્ષિણાનો પણ મહત્વ છે

ડાંગ જિલ્લા માં ખુબજ સાદાઈ પૂર્વક ગણેશ વિસર્જન કરવા માં આવ્યું હતું કોરોના મહામારીને લઈને સરકાર દ્વારા વિવિધ ગાઇડલાઇન જાહેર કરવામાં આવેલી છે જને પગલે વિવિધ ધાર્મિક સામાજિક મેળાવડા તેમજ તહેવારોની જાહેર ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે